પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે

દિવસ દરમિયાન રાજયભરમાં મધ્યમથી ભારે વસરાદ ચાલુ રહયો હજી પણ બે દિવસ વ્યાપક વરસાદની અને કયાંક કયાંક ભારે વરસાદની આગાહી

કોરોના રોગયાળાની પરિસ્થિતિમાં ટકી રહેવા ટેકનોલોજી એક સશકત સાધન

અનિલ મૂકીમે આજે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી રાહત કમિશનર શ્રી ડો

શ્રી પટેલે ઉમેર્યું હતું કે રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ સાડા ચોરાણું ટકા જેટલો થઈ ગયો છે

શ્રી જાવડેકરે જણાવ્યું કે ટીવી કાર્યક્રમો અને ફિલ્મો માટે શૂટિંગ તેમ જ નિર્માણ કાર્ય હવે આખા દેશમાં કરી શકાશે દેશના કેટલાક ભાગમાં આ ઉધ્યોગ સંપૂર્ણ પણે બંધ છે તો કેટલાંક રાજ્યોમાં મર્યાદિત રીતે શૂટિંગની પરવાનગી અપાઇ હતી પરંતુ હવે સરકાર આંતરરાષ્ટ્રીય અનુભવોના આધારે પ્રમાણિત સંચાલન પ્રક્રિયા શરૂ કરી રહી છે તેમણે આશા વ્યક્ત કરી છે કે ફિલ્મ અને ટીવી ઉધ્યોગ સાથે સંકળાયેલા લોકો આ પ્રક્રિયાનું સ્વાગત કરશે